ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલયે પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે ખેડૂત નાના વેપારી લઘુ ઉઘોગકાર સહિત છેવાડે વસતા પ્રત્યેક નાગરીકની આર્થિક ભલાઈ સાચવે તેવા પગલા મોદી સરકાર હંમેશા ભરતી આવી છે નાણામંત્રી નિર્મળા સીતારમણને અભિનંદન પાઠવતા શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે મકાન બાંધકામથી માંડીને વિકાસ સુધીના અનેક ક્ષેત્રને અપાયેલી છૂટછાટને પગલે નાગરીકોને ખરીદશક્તિ વધશે

પી એ જાહેર નહીં કરવાના નિર્ણયને તેમણે ગુજરાત વતી આવકાર્યો છે

અગાઉ વિદ્યાર્થી નબળો હોય છતાં નાપાસ નહીં કરવાની જોગવાઈ હતી જે હવે રદ થઈ છે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે પ્રાથમિક શિક્ષણમાં પરિણામલક્ષી તથા ગુણવત્તાલક્ષી પરિવર્તન લાવવાના ઉમદવા હેતુથી આ સુધારો કરાયો છે

જેથી તેનું વર્ષ બગડે નહીં ફેર પરીક્ષામાં પણ અનુતિર્ણ થનારને નીચલા ધોરણમાં બીજુ વર્ષ કરવું પડશે

સૂર્યપ્રકાશે ગઈકાલે અમદાવાદમાં દૂરદર્શન અને આકાશવાણીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સિન્ધી ભાષાના પ્રચાર પ્રસાર અંગે ચર્ચા કરી હતી તેમણે જણાવ્યું કે બંધારણના આઠમાં શેડચુલમાં ભાષાઓ પૈકી સિંધી એક હોવાથી તથા ગુજરાતમાં સિંધી સમુદાયની વસ્તી વધુ હોવાથી આ ભાષામાં વધુને વધુ કાર્યક્રમો બનવા જોઈએ

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવા માટે સમગ્ર વિભાગને અને કિસાન શક્તિને અભિનંદન પાઠવી બિરદાવ્યા છે

બળાકોની ઓનલાઈન હાજરી યોજના ઓનલાઈન રજીસ્ટર સહિતની વિવિધ પ્રકારની યોજના મોબાઈલ મારફતે જાણી શકાશે

સ્માર્ટ ફોન મારફતે આંગણવાડીમાં પણ ડીઝીટલાઈઝેશન લાવવાનો સરકારનો પ્રયત્ન છે તેવું તાલુકા પંચાયતના એક અધિકારી દ્વારા જણાવાયું હતું

સૌપ્રથમ વખત સુરતના લાલાભાઈ સ્ટેડિયમ ખાતે રમાયેલી આંતરરાષ્ટ્રીય મહિલા મેચમાં ભારત વિજયી બનતા સુરતવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો